એન એસ ખંડેરીને મુંબઇમાં કાર્યરત કરાવી છે

જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં બારતના કાયમી મિશનના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે દ્વર્ભાગ્ય પ્રર્ણ રીતે પાકિસ્તાની પ્રધાનમંત્રી તરફથી જે સાંભળવા મળ્યું તે દ્વિસંગી દ્રષ્ટિએ વિશ્વનું અવિચારી ચિત્રણ હતું

જે સંયુક્ત રાષ્ટ્ર ખાતે વિભાજનને પ્રોત્સાહન આપે છે મતભેદોને વધુ ઉગ્ર બનાવવા અને નફરત ઉભી કરવી એ માત્ર દ્વેષપૂર્ણ ભાષણ છે તેમણે કહ્યું કે મહાસત્રએ આવી દુરૂપયોગ લગભગ ક્યારેય નહીં જોયો હોય જે મનન કરવાની તકનો દુરૂપયોગ હતો

નિઆઝીએ શું ભૂમિકા ભજવી હતી જે દેશ સંપૂર્ણપણે આતંકવાદ પ્રોત્સાહન આપે છે તે પ્રધાનમંત્રી ખાનનું આતંકવાદ માટેનું સમર્થન બેશરમ અને ઉશ્કેરણીજનક છે તેમણે ઉમેર્યું કે આતંકવાદ અને દ્વેષપૂર્ણ ભાષણને મુખ્યધારામાં લાવ્યા પછી પાકિસ્તાન છેલ્લે માનવ અધિકારનો હિમાયતી બનવાનો પ્રયત્ન કરે છે

અમેરિકી સંસદની વિદેશ સંબંધ સમિતિના સભ્ય શ્રી બોબે કહ્યું હતું કે બંને દેશોએ આ સંબંધ વધુ ગાઢ બનવાનું ચાલુ રહે તે જરૂરી છે ભારતની મુલાકાતે આવનારા અમેરિકાના સંસદીય પ્રતિનિધિમંડળમાં શ્રી બોબ મેનેન્દેઝનો પણ સમાવેશ થાય છે તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર અને સંરક્ષણક્ષેત્રે સંબંધો સુધર્યા છે અને લોકો વચ્ચેના સંબંધો પહેલા કરતાં ખૂબ મજબૂત બન્યા છે

તેમણે કહયું હતું કે ભારત વિશ્વ માટે ઉદાહરણરૂપ છે અને દુનિયાએ વિકાસશીલ દેશો પાસેથી પ્રેરણા લેવી જોઈએ પ્રધાનમંત્રીએ ત્રાસવાદના મુદે રાષ્ટ્રસંઘના સભ્યદેશો વચ્ચે સંપના અભાવ અંગે નારાજગી વ્યકત કરી હતી અને કહયું હતું કે તેનાથી રાષ્ટ્રસંઘની રચનાના પાયારૂપ સિધ્ધાંતને નુકશાન થાય છે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 તેની તેમણે યાદ અપાવી હતી

વૈશ્વિક સમસ્યાઓના નિવારણમાં ભારતની અગ્રણી ભૂમિકા પર પ્રકાશ ફેંકતા તેમણે જણાવ્યું હતું કે ભારતનું ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનમાં ખુબ ઓછુ પ્રદાન હોવા છતાં ભારત આબોહવા પરીવર્તન રોકવામાં અગ્રણી દેશોની હરોળમાં છે શ્રી મોદીએ ઉમેર્યુ હતું કે એક તરફ ભારત સાડા ચારસો ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક હાંસલ કરવા કામ કરી રહયું છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા જોડાણ રચવા તેણે પહેલ પણ કરી છે શ્રી મોદીએ કહયું હતું કે ગ્લોબલ વોર્મીંગના કારણે કુદરતી આફતોની સંખ્યા અને ગંભીરતા વધી રહી છે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

એન એસ ખંડેરીને વધુ સારા સ્ટીલ્થ અને મુખ્ય લડાઇની ક્ષમતાઓ સાથે મુંબઇમાં કાર્યરત કરાવી છે આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે ભારત સબમરીન બનાવનારા દેશોમાંનો એક દેશ છે એ ખૂબ જ ગર્વની વાત છે શ્રી સિંહે કહ્યું કે ભારતીય નૌકાદળ આપણા વિસ્તારમાં શાંતિભંગ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે ઘણી એવી શક્તિઓ જે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુંબઇ જેવા હુમલા કરી કરવા માંગે છે પરંતુ ભારત તેમ થવા દેશે નહીં સંપૂર્ણ રીતે સ્વયં સંચાલિત સબમરીન આઇ એન એસ ખંડેરી રાજ્ય સંચાલિત માઝગાંવ ડોક લિમિટેડ દ્વારા અને અઢી વર્ષના પરીક્ષણ કરીને બનાવવામાં આવી છે સબમરીનની મુખ્ય વિશેષતામાં એક અતિઆધુનિક સ્ટીલ્થ ટેકનીકનો સમાવેશ થાય છે જે સમુદ્ર નીચે તેનો અવાજ ઘટાડે છે

પરથી પ્રસારિત થશે આ ઉપરાંત ડીડી ન્યુઝ અને પીએમઓની યુ ટયુબ ચેનલ પરથી પણ તેનું સહપ્રસારણ પણ કરાશે અગીયાર વાગે પ્રથમ હિન્દીમાં સંબોધન બાદ મન કી બાતનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ તરત જ પ્રસારિત કરાશે ત્યારપછી રાત્રે આઠ વાગે મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે

પ્રાદેશિક હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે ઘવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે દરમ્યાન રાષ્ટ્રપતિ પદ માટે ઉગ્રવાદીઓના ખતરા વચ્ચે ભારે સલામતી બંદોબસ્ત સાથે મતદાન ચાલી રહયું છે

ન્યુયોર્કમાં રાષ્ટ્રસંઘની મહાસભા દરમ્યાન પત્રકારો સાથે ખાસ વાત કરતાં અમેરીકાના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના કાર્યકારી મદદનીશ મંત્રી એલીસ વેલ્સે પાકિસ્તાનને આવો આગ્રહ કર્યો હતો

ભારતના સૌથી વધુ સન્માનીત ગાયિકા અને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ધરાવનાર લતા મંગેશકરે હજારો હિન્દી ફિલ્મો માટે ગીતો રેકોર્ડ કર્યા છે